પ્રધાનમંત્રીએ કહ્યું કે કોરોનાના લીધે જાહેર કરાયેલા લોકડાઉનના લીધે આપણા જીવનમાં મદદરૂપ થતાં સફાઇ કર્મીઓ વેપારીઓ સિક્વ્યરીટી ગાર્ડઝ જેવી વિવિધ ભૂમિકા ભજવનાર લોકોનું મહત્વ સહ્ને સમજાવ્યું છે તેમણે કહ્યું કે આવા મુશ્કેલ સમયમાં પણ આપણા વીર જવાનો ભારતમાતાના રક્ષણ માટે સરહદ ઉપર ફરજ બજાવી રહ્યા છે તેમનું ઋણ ભુલવું ન જોઇએ નેહલ ઠક્કર મુખ્યમંત્રી શરુ્રપ્રજન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિજયા દશમી ના પાવન પર્વે મુખ્ય મંત્રીશ્રીના સુરક્ષા સલામતિ કર્મીઓ સાથે તેમના શસ્ત્રોનું પરંપરાગત પૂજન કર્યુંહતું મુખ્ય મંત્રીએ વિજયા દશમીના પર્વને અસત્ય પર સત્યના વિજયનું અને આસુરી શકિત પર દૈવી શકિતના વિજયનું પર્વ ગણાવતા કહ્યું કે વર્તમાન સમયમાં ઉપલબ્ધ અત્યાધુનિક શસ્ત્રોનું પૂજન કરી આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત બને સલામત રહે તેવી ભાવના દ્રઢીભૂત કરી છે રાજ્યના લોકોને સલામતી સુરક્ષા આપવા આપણે અસ્ત્ર શસ્ત્ર અને આધુનિક સમયની ટેકનોલોજીના ઉપયોગ થી સજ્જ બની આગામી પડકારોને ઝીલવા સક્ષમ બન્યા છીઐ તેમ તેમણે ઉમેર્થું હતું તેમણે કહ્યું કે ગુજરાત સરકાર સંદેશા વ્યવહાર શસ્ત્રો વગેરેની અદ્યતન પ્રણાલીઓ વિકસાવી રહી છે

પોલીસ હેડ કવાર્ટર ભુજ ખાતે શસ્ત્રપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પોલીસવડા સૌરભસિંગને ગાર્ડ ઓફ ઓનર અપાયા બાદ આ વિઘિની શરૂઆત થઈ હતી પોલીસવડા સૌરભસિંગ અને હેડ કવાર્ટર ડીવાયએસપી દેસાઈ દ્વારા પોલીસદળના શસ્ત્રોની પૂજા કરવામાં આવી હતી પોલીસવડા સૌરભસિંગે આ અવસરે જણાવ્યું હતું કે આવનારા વર્ષ દરમ્યાન પોલીસ લોકોની પડખે રહેશે અને મદદરૂપ બનતી રહેશે તેવી પ્રાર્થના કરી હતી વર્તમાન સ્થિતિ જોતા સૌ નાગરીકોને માસ્ક પહેરવાની અપીલ કરતા પોલીસવડાએ દશેરાની શુભેચ્છા પાઠવી હતી

તો વધુ સાત લોકોના મૃત્યુ થયા છે

આ જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈ પણ વ્યક્તિને અધિનિયમ કલમ હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે

ડી ડી ન્યુઝ પરના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે ભારતમાં ત્રણ સંસ્થાઓ દ્વારા કોવિડની રસી બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે આ પૈકી એક સંસ્થાની રસી બનાવવાની પ્રક્રિયા ક્લિનીકલ ટ્રાયલના ત્રીજા તબક્કામાં પ્રવેશી છે જ્યારે બીજી બે સંસ્થાઓના પરિક્ષણો બીજા તબક્કામં પ્રવેશ્યા છે